જેના પરિણામે પતંગરસિકોમાં ભારે નિરાશા વ્યાપીના અહેવાલ છે

આ અંગે કેબિનેટમાં ચર્ચા થઈ ગઈ છે જેના પર ગ્રહવીભાગ નિર્ણય લેશે

તો આજે પીંગ્લેશ્વરથી જખૌ સુધીના દરિયામાં મુલાકાત લઈ મરીન ચોકીઓ પોલીસ સ્ટેશન સહિત સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન સાધી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કવાયત હાથ ધરી છે આવતીકાલે ધોરડો સફેદ રણ ઉપરાંત તેની આસપાસના સરહદી વિસ્તારોમાં સુરક્ષા સમીક્ષા કરશે રાત્રે ધોરડોના સફેદ રણમાં રાત્રિરોકાણ કરી પહેલી જાન્યુઆરીએ પરત જવા રવાના થશે તેવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે

જે અંતર્ગત જાન્યુઆરીમાં કચ્છમાં પ્રથમ ફેઈઝમાં રસી આપવાની કામગીરી અંતર્ગત શાળા દવાખાના અને સંસ્થાઓમાં રસીકેન્દ્રો ખોલવામાં આવશે

જેમાં રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયા અંગેની તમામ કામગીરી પૂર્ણ થવાને આરે છે

નહોલ ખાતે શીક્ષણમંત્રીશ્રીના હસ્તે આ નિમણૂંકપત્ર આપતા જિલ્લાની માધ્યમિક શાળાઓમાં શીક્ષકોની ઘટ પુરી થશે એવું આધારભુત સુત્રોએ જણાવ્યું હતું

આ પ્રસંગે સાંસદની ગ્રાન્ટમાંથી અનુસુચિત જાતીની સમાજવાડીઓ વિવિધલક્ષી હોલનું રીબીન કાપી સાંસદ શ્રી વિનોદ ચાવડા સાથે માંડવીના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ ખુલ્લું મુક્યું હતું ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સહિત મુન્દ્રાના મહેશ્વરી સમાજના સામાજિક અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહી આ વિકાસકામોને આવકાર્યા હતા